જયાં તેઓ અખિલ ભારતીય આપુ ચિકિત્સા સંસ્થાનની આધાર શિલા રાખશે ઉપરાંત ન્ય કેટલીક યોજનાઓનું લોકા ર્પણ ભુમિપુજન કરશે

મનકી બાતના મુળ હિન્દી પ્રસારણ બાદ તરત ગુજરાતીમાં તેનો ભાવાનુંવાદ પ્રસારિત કરાશે જે રાત્રે આઠ વાગ્યે પુનઃપ્રસારિ ત કરાશે અત્રે ઉલ્લેખનીય છે કે આકાશવાણી પરથી દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થતાં આ કાર્યક્રમનું આકાસવાણી અને દુરદર્શનના પુરા નેટવર્ક પરથી સહ પ્રસારિત કરાશે

તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ છે

પટેલ તથા બોર્ડર વિંગની ભુજ સ્થિત બટાલિયન નંબર બેના હવાલદાર રતનાભાઈ કે ભદ્રુ અને દિલિપસિંહ જે જાડેજાની પસંદગી કરવામાં આવી છે પ્રજા સત્તાકદિન અનુસંધાને સુરક્ષાને સંલઝન પોલિસ સહિતના દળોમાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે રાષ્ટ્રપતિના મેડલ જાહેર કરવામાં આવ્યા હતાં

આર ટી આઈના વિવેકગ્રામ પ્રકાશન દ્રારા આજે સાંજે માંડવી રોટરી હોલ ખાતે કચ્છી સર્જક શ્રી વિશ્રામ ગઢવીના કચ્છી વાર્તા સંગ્રહ ઓમાણ અને લોક સાહિત્ય સંસોધક ડોક્ટર દિનેશ જોશીના ગુજરાતી પુસ્તક કચ્છની નારીપ્રધાન લોક સંસ્ક્રતિનું વિમોયન શ્રી પ્રવિણભાઈ વીરા તથા શાંતિલાલ મેકોનીના હસ્તે કરવામાં આવશે

જેમાં પાંચ સંશોધન પત્રો રજુ કરવામાં આવશે ઉપરાંત સાંજે કવિ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યુ છે તેમ સંસ્થાની યાદીમાં જણાવવામાં આવ્યુ છે આશુતોષ અંતાણી કચ્છ હવામાન સમગ્ર કચ્છ જીલ્લામાં તીવ્ર ઠંડીનું મોજુ યથાવત રહેવા પામ્યુ છે ખાસ કરીને સરહદી રણકાંધીના વિસ્તારોનું જનજીવન તીવ્ર ઠંડીના કારણે ભારે પ્રભાવિત થયું છે પવનની ઝડપ પણ સરેરાશથી થોડી વધુ રહેતા લોકોને દિવસભર ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડી રહ્યો છે